પ્રાદેશિક સમાચાર જાનુ પરમાર વાંચે છે

શુભેચ્છાઓ આપતાં અપીલ કરી છે કે તહેવારોમાં કોરોના ગાઇડલાઇનનો સંપૂર્ણપણે પાલન કરે પ્રકાશપર્વ દિવાળીની ઉજવણી આજે સમગ્ર રાજ્યમાં પારંપરિક શ્રધ્ધા અને ઉત્સાહ્ સાથે કરવામાં આવી રહી છે

શ્રી મોદીએ જવાનોને સંબોધિત કરતાં કહ્યું કે વીર સપૂતોના બલિદાન પર ધરતી આકાશ અને સંપૂર્ણ ઇતિહાસ ગર્વ કરે છે તેમણે કહ્યું કે દરેક દેશવાસીને પોતાના સૈનિકોની તાકાત શૌર્ય અજેયતા અને અપરાજિતતા પર ગર્વ છે પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતીય જવાનોની કોઈ બરોબરી કરી શકે તેમ નથી શ્રી મોદીએ ધ્યાન દોર્યું કે એ જ રાષ્ટ્ર સુરક્ષિત રહે છે જેની અંદર આંકક્ષાઓથી સંઘર્ષ કરવાની ક્ષમતા હોય છે પ્રધાનમંત્રીએ કહ્યું કે સાવધાની જ સુરક્ષાનો રસ્તો છે તેમણે કહ્યું કે આજે ભારત આતંકવાદોને ઘરમાં ધુસીને મારે છે તેમણે કહ્યું કે ભારતની પાસે તાકાત પણ છે અને સાચુ જવાબ આપવાની રાજકીય ઇચ્છાશક્તિ પણ છે પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત વૈશ્વિક મંચો પર પ્રખરતા સાથે પોતાની વાત રજૂ કરે છે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 પ્રધાનમંત્રીએ કહ્યું કે સૈન્યના એક નિર્ણયથી લોકલ માટે વોકલ થવાની જાહેરાત કરવામાં આવી અને ભારતમાં જ બનેલા એક્સો ઉત્પાદનોને વેચવા માટે નિર્ણય લીધો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

આજે દિવાળીના દિવસે લોકોએ યૂપડા પૂજન અને લક્ષ્મીપૂજન કરવામાં આવ્યું દિવાળીને કારણે આજે પણ બજારોમાં ભીડ જોવા મળી રહી છે લોકો છેલ્લાં ઘડીની ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે

સુપ્રીમકોર્ટના આદેશ મુજબ દિવાળીના તહેવારો દરમિયાન રાત્રે આઠથી દસ વાગ્યા સુધી જ ફટાકડા ફોડવાની મંજુરી આપવામાં આવી છે રાજ્યના તાલુકા કક્ષાના બજારોમાં પણ આજે ભારે ભીડ જોવા મળી રહી છે રાજ્યના જાણીતા મંદિરોમાં દિવાળીને અનુલક્ષીને અને કોરોનાની ગાઇડલાઇન મુજબ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે

એમ

પાયલોટ અને અન્ય સુપરવાઇઝર્સ ટીમ કામ કરશે

સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડાએ જણાવ્યું છે કે સોમનાથ મંદિરમાં વિશાળ આકર્ષક રંગોળીની દોરી તેની આસપાસ દીવડાઓ સંધ્યા ટાણે પ્રગટાવવામાં આવશે દર્શન માટે ઓનલાઇન અને ઓફલાઇન પાસ પ્રથા ચાલુ છે સોશ્યલ ડિસ્ટન્સના વર્તુળો દોરવામાં આવ્યા છે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

રાહતભાવનું ભોજનાલય આજથી શરૂ કરવામાં આવ્યું છે સોમનાથ મંદિરમાં સુરક્ષા અંગે ડી

ડી ઉપાધ્યાયે જણાવ્યું છે કે એસ આર પી ની બે ટીમ પી એસ

આર ડી

ગત વર્ષે બે લાખથી વધુ ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો

કચ્છ તરફથી પાટણ આવતી કારના ચાલકે કાબુ ગુમાવતા ત્રણ યુવકો અડફેટ આવી જતા તમામના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે ત્રણ વ્યક્તિઓના મોતથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફેલાઈ ગયું છે આ અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે